પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

મુરલી ક્રિશ્નનાએ જણાવ્યું છે કે આજે યોજાનારા મતદાન માટે તમામ તકેદારીના પગલા લીધા છે

ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

અહીં મુખ્ય ઉમેદવારો પૈકી ભાજપના અધ્યક્ષ અમીત શાહ કેન્દ્રિય મંત્રીઓ મનસુખ વસાવા મોહન કુંડારીયા તથા કોંગ્રેસના ભરતસિંહ સોલંકીના રાજકીય ભાવિનો નિર્ણય મતદારો કરશે

કેરળના મહત્વના ઉમેદવારોમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કેન્દ્રિય મંત્રી કે

રાજશેખરન સુરેશ ગોપી અને કે

ગાંધીનગરની પ્રતિષ્ઠિત બેઠક ઉપર શ્રી અમિત શાહ ની સામે કોંગ્રેસના ઉમેદવાર શ્રી સી

ચાવડા છે જે ગાંધીનગર ઉતરના વર્તમાન ધારાસભ્ય પણ છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સહીત અનેક મહાનુભાવો આજના મતદાન દરમિયાન પોતાના મતાધિકાર નો ઉપયોગ કરનાર છે

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી ભાવનગર ખાતે મતદાન કરશે ભાજપ આગેવાન મનસુખ માંડવિયા પાલિતાણાના હણોલ ગામે મતદાન કરશે જ્યારે પરસોત્તમ રૂપાલા પોતાના મતદાન માટે અમરેલીના ઇશ્વરીયા ગામે જવાના છે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

કોગ્રેસ પ્રદેશ પ્રમૂખ અમિત ચાવડા આંકલાવ ખાતે મતદાન કરશે કોંગ્રેસ આગેવાન મધુસુદન મિસ્ત્રી તથા શક્તિસિંહ ગોહેલ મતાધિકારનો ઉપયોગ કરવા ગુજરાતમાં આવશે આજે રાજ્યમાં યોજાનારા મતદાનમાં ભાજપ કોંત્રેસ સહિત અન્ય પક્ષોના અગ્રણીઓનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે

ગાંધીનગરની પ્રતિષ્ઠાવાળી બેઠક પર ભાજપના અંગ્રણી અને પક્ષ પ્રમુખ અમીત શાહ સામે કોંગ્રેસના સી

ચાવડા વચ્ચે સીધો જંગ છે આણંદ બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિયમંત્રી ભરત સોલંકી સામે ભાજપના રમેશભાઇ પટેલ અમરેલી બેઠક પર કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સામે નારણભાઇ કાછડીયા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના પરબતભાઇ પટેલ સામે કોંગ્રેસના પરથીભાઇ ભટોલ ચૂંટણી જંગમાં છે રાજકોટની બેઠક પર ભાજપના મોહનભાઇ કુંડારિયા સામે કોંંગ્રેસના લલીતભાઇ કથગરા ઉમેદવાર છે પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડુક સામે કોંગ્રેસના લલીત વસોયા જ્યારે દાહોદ બેઠક ઉપર ભાજપના જસવંતભાઇ ભાભોર સામે કોંગ્રેસના બાબુભાઇ કટારા અને ભરૂચ બેઠક ઉપર ભાજપના મનસુખભાઇ વસાવા સામે કોંગ્રેસના શેરખાન પઠાણ છે પરંતુ ભરૂચ બેઠક ઉપર ત્રિકોણીય મુકાબલો એટલા માટે થવાનો છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટુ વસાવા અહીં ઉમેદવાર છે તો બારડોલી બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિયમંત્રી ડો તુષાર ચૌધરી સામે ભાજપના પરભુભાઈ વસાવા ચૂંટણી જંગમાં છે

મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત સખી મતદાન મથક પણ તમામ બેઠક ઉપર ખોલાયા છે

મતદાર ઓળખકાર્ડ નહિં ધરાવતા મતદારો માટે ચૂંટણીતંત્ર દ્વારા ઓળખના પુરાવા તરીકે કેટલાક દસ્તાવેજ માન્ય કરાયા છે જેમાં કેન્દ્ર કે સરકારે આપેલું ઓળખપત્ર સરકારી જાહેર સાહસનું ઓળખપત્ર પાસપોર્ટ ડ્રાઇવિંગ લાયસન્સ પાનકાર્ડ બેન્ક તથા પોસ્ટ ઓફિસની પાસબુક શ્રમ મંત્રાલયે આપેલું સ્માર્ટ કાર્ડ મનરેગા જોબ કાર્ડ આરોગ્ય વિમા યોજનાનું આઇ કાર્ડ પેન્શન દસ્તાવેજ સાંસદ કે ધારાસભ્ય દ્વારા અપાયેલ ઓળખપત્ર તથા આધારકાર્ડનો સમાવેશ થાય છે ફોટો વોટર સ્લીપ માત્ર માર્ગદર્સન માટે વાપરવાની છે તેનો ઓળખના પુરાવા તરીકે ઉપયોગ હરગીજ નહિં થઇ શકે તેવી ચોખવટ ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી છે

મુરલી કૃષ્ણાએ ગઇકાલે પત્રકાર પરિષદને સંબોધતા આ મુજબ જણાવ્યું

તેમણે રાજ્યમાં મતદાન દરમિયાન મુકાયેલા પોલીસ સ્ટાફ અને મતદાન મથકોની માહિતી આપી

તેમજ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ અંગેની માહિતી આપે છે એડિશનલ કમિશ્નર નરસિંહા તોમર

વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી હોલટિકીટ ઉપર શાળાના આચાર્યનો સહીસિક્કો કરાવવાની જરૂર નથી વિદ્યાર્થીઓએ એડમીશન કાર્ડ સાથે કોઇપણ ફોટાવાળું ઓળખપત્ર જેમ કે આધારકાર્ડ ડ્રાયવીંગ લાયસન્સ અથવા એસ

રાજ્યના ડાંગ એક્સપ્રેસ તરીકે હુલામણા નામથી જાણીતા મુરલી ગાવીતે હાલ દોહામાં ચાલી રહેલી એશિયાઇ એથ્લેટીક્સ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે

અમારા ડાંગના પ્રતિનિધી જણાવે છે કે મુરલી ગાવીતે અન્ય સ્પર્ધામાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો